બી આઈ દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રીય બેંક ના જણાવ્યા મુજબ આ નવી નોટમાં મફાત્મા ગાંધી ની નવી સીરીજ ફેઠળ લોન્ચ કરવામાં આવી રફી છે જેમાં આર બીઆઈ ગવર્નર નાં ફસ્તાક્ષર બદલાઈ જશે આ વિશે આર બી